પ્રાદેશિક સમાયાર નીકિતા શાહ વાંચે છે

ના નવનિર્મિત યાર બસ મથકો બે નવા એસ ટી ડેપો એક આર ટી ઓ અને ચાર એ આર ટી

તેમણે કહ્યું કે આ અભિયાનનો ઉપદેશ લોકોને તેમના કૌશલ્ય અનુરૂપ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાની છે પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ ગરીબ લોકોની જરૂરિયાતોને સમજે છે અને આ અભિયાન તેમની આજ જરૂરિયાતપૂર્ણ કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે આજના દ્વારા ગરીબ લોકોને તેમના ઘર પાસે જ રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવશે

ટી ડેપો વર્કશોપ અને એક આર ટી ઓ તેમજ ચાર એ

ટી ઓ કચેરીઓના ઇ લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું

ટી ના માણસા લાખણી સંખેડા અને કુકરમૂંડા બસમથકો તથા કચ્છના નલિયા અને બોટાદના ગઢડા બસ ડેપો તેમજ અમરેલીમાં એસ

તેમણે વાહનવ્યવહાર મંત્રી શ્રી આર

ઓ તેમજ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ આણંદ અને છોટાઉદેપ્રરની એ

ટી નિગમ અને વાહનવ્યવહાર વિભાગના આ ડિઝીટલ લોકાર્પણોની પહેલને આવકારતાં કહ્યું કે કોરોના સંક્રમણને કારણે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો જાળવવા સાથે જાહેર સમારંભો મેળાવડાઓ યોજવાને બદલે ફિઝીકલને સ્થાને ડિઝીટલ લોકાર્પણથી વિકાસ કામોની ફૂચ આપણે જારી રાખવી છે

ફળદુએ મુખ્યમંત્રીશ્રીના વ્રષ્ટિવંત નેતૃત્વમાં વાહનવ્યવહાર વિભાગ વધુને વધુ જન સુવિધાલક્ષી સિદ્ધિઓ હાંસલ કરે છે તેની ભૂમિકા આપતાં આ નવા બસમથકો રાજ્યની મુસાફર જનતાની સેવામાં નવું સિમાયિન્હ બનશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી

બોટાદમાં પણ આજે એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે

દરમિયાન જી જી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ વૃધ્ધાનું આજે કોરોનાથી મોત થયું છે અમરેલી જીલ્લામાં આજે કોરોનાના વધુ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે ચાર પૈકી ત્રણ પોઝીટીવ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે જ્યારે એકની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ અને રાજકોટની છે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વધુ પાંચ દર્દીઓને કોરોના મુક્ત થતા રજા આપવામાં આવી છે

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ ગાંધીનગર તરફથી મળેલ સુચના મુજબ મુખ્ય વફીવટદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા પ્રતિમા પરિસર જ્યારથી ખુલ્લુ મુકાય તે દિવસથી આવા સન્માનનિય સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ તેમની સાથેના એક સહાથકને નિશુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ વ્યવસ્થા માત્ર ઓફલાઈન ટીકીટ પૂરતી જ રહેશે સ્વાતંત્ર્ય સેનાની દ્વારા તેઓશ્રીને સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ ઓળખ પત્રની ઝેરોક્ષ નકલ રજુ કર્યા બાદ ફી ટીકીટ ઈસ્યુ થશે